વધુમાં મળતી માહિતી મુજબ મુંબઈથી ગાંધીધામ રેલવે સ્ટેશને આજે ખાસ ટ્રેન આવતા રેલવે પ્રશાસનના અધિકારીઓ કર્મચારીઓ સાથે સ્થાનિક પોલીસ અને આરપીએફ જવાન તૈનાત રહેશે

મોટાભાગના લોકો ક્વોરન્ટાઈનમાં હતા અને તેમના સેમ્પલ લેવાયા હતા

જેના ભાગરૂપે ગુજરાત એસ ટી

ટી બસોનું સંચાલન કરવામાં આવશે જેમાં કોઈ પણ રૂટ કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાંથી પસાર થશે નહિ મુસાફરો ઈ ટીકીટ અથવા મોબાઈલ ટીકીટ મારફતે મુસાફરી કરે તે ઈચ્છનીય છે તેમ છતાં સામાન્ય મુસાફરોને અગવડતા ન પડે તે માટે સોશિયલ ડીસ્ટન્સિંગ પાલન થાય તે રીતે બસ સ્ટેન્ડ પરના કાઉન્ટર પરથી તેમજ બસમાં કંડકટર મારફતે રોકડ નાણાથી પણ ટીકીટ આપવામાં આવશે

દરેક બસ ટ્રીપ પૂર્ણ થયેથી સેનેટાઈઝ કરી અને બીજી ટ્રીપમાં ઓપરેટ થશે

નેહલ ઠક્કર કચ્છમાં તીડ દેખાયા પૂર્વ કચ્છ ના ભચાઉ તાલુકા માં તીડ નું આક્રમણ થયું હોવાની પ્રાથમિક માહિતી મળતા ખેતીવાડી ખાતું તથા તીડ નિયંત્રણ કચેરી સક્રિય થઈ છે ભચાઉ તાલુકા ના મદદનીશ ખેતી નિયામક નરેશ કુમાર નાયક જણાવે છે કે રણકાંધિ એ આવેલા ગામડા માં તીડ દેખાતા ગ્રામ સેવકો ની ટૂકડી ને ખરાઈ કરવા માટે ત્યાં મોકલવા માં આવી હતી જોકે પવન ની દિશા રણ તરફ હોવાથી તીડ ના ટોળાં ખાસ પગપેસારો હાલ કરી શક્યા નથી

પરંતુ કોરોનાની હાલની પરિસ્થિતિના લીધે આ પરીક્ષા વિદ્યાર્થિઓના હીતમાં મોકૂફ રાખવામાં આવી હતી

તેમણે ઉમેર્યું કે વ્યાપાર આર્થિક ઔદ્યોગોકિ અને ખેતીવાડી પ્રવૃતિઓ રાજ્યમાં ફરી પૂર્વવત બનીને ગુજરાત ધમધમત્રં બને તે માટે જે છૂટછાયો આપી છે તેના નિયમોમાં પણ પ્રજાજનો ચુસત અમલ કરીને સહયોગ આપે એ જરુરી છે રાજ્યની ચાની દુકાનો પાન મસાલાની દુકાનો સલૂન અને સ્પામાં પણ બિનજરુરી ભીડ ભેગી ન થાય તેની પણ નાગરિકોએ સવિશેષ કાળજી લેવાની રહેશે ચા અને પાનની દ્વકાનો પર યોગ્ય સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે માટેની જવાબદારી દ્વકાનદાર અને નાગરિકો બંનેની છે